ત્રાસવાદી સંગઠનો અને તેના નેતાઓ સામે કાર્યવાહીના પ્રયત્નો ભારત ચાલુ રાખશે રાષ્ટ્રસંઘ સલામતિ સમિતિ દ્વારા જૈશે મહંમદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદ જાહેર કરવાને આંતરરાષ્ટ્રીય સ્તરે આવકાર મળ્યો છે લોકસભાની બાકીના ત્રણ તબક્કાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે વાવાઝોડા ફણીના પગલે ઉભીથનારી સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર અને રાજ્ય સજ્જ બન્યાં છે

પી એલ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકૂમારે જણાવ્યું કે નાગરિકોને હાની પહોંચાડનાર ત્રાસવાદી સંસ્થાઓ અને તેના નેતાઓને સબક શીખવવા માટે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયત્નો ચાલુ રાખશે તેમણે કહ્યું કે ત્રાસવાદ સામેની લડાઈમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને સાથે રાખવો એ સાચું પગલું છે રાષ્ટ્રસંઘ પ્રતિબંધ સમિતિમાં આ મુદ્દો લઈ જવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય વાજબી હતો અને તે રાજનૈતિક વિજય છે રાષ્ટ્રસંઘમાં ભારતના કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને જણાવ્યું કે ભારતના આ પ્રયત્નમાં નાના મોટા તમામ દેશોને સહયોગ મળ્યો છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રસંઘના આ ઠરાવને ત્રાસવાદ સામેની લડાઈમાં દેશની જનતાનો મોટો વિજય ગણાવ્યો હતો ગઈકાલે જયપુરમાં એક ચૂંટણી જાહેરસભાને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું કે પાકિસ્તાન સમર્થીત ત્રાસવાદી સંગઠનો સામેની કાર્યવાહીનું આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ સમર્થન કર્યું છે અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે કે રાષ્ટ્રસંઘના તમામ દેશોએ આ સંગઠનો અને તેના નેતાઓની તમામ સંપત્તિ જપ્ત કરવી જોઈએ તેના પ્રવાસ પર પ્રતિબંધ ફરમાવવો જોઈએ અને શસ્ત્રો પણ પ્રરાં ન પાડવાં જોઈએ બ્રિટનના વિદેશ મંત્રાલયે દક્ષિણ એશિયા પ્રાંતમાં આ પગલાંને એક રચનાત્મક બાબત ગણાવી છે ફાન્સે પણ તેના પ્રયત્નોની સફળતા બદલ સંતોષ વ્યક્ત કર્યો ઉલ્લેખનિય છે કે પુલવામામાં ત્રાસવાદી હુમલા બાદ અમેરિકા બ્રિટન અને ફાન્સે એક અરજી દ્વારા અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવા દરખાસ્ત કરી હતી

ચીન દ્વારા ટેકનિકલ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને ચોથીવાર ઠરાવ અટકાવ્યો હતો જોકે ગઈકાલની બેઠકમાં ચીને વાંધો ઉઠાવી લેતાં ઠરાવ પસાર થતો હતો રાષ્ટ્રસંઘ મહામંત્રી એન્ટોનિયો ગટર્રસે આશા દર્શાવી છે કે પ્રતિબંધ સમિતિના નિર્ણયનો તમામ દેશો અમલ કરશે અને મસૂદ અઝહર સામે શસ્ત્ર પ્રતિબંધ સંપત્તિ ટાંચમા લેવી અને પ્રવાસ પ્રતિબંધ લાગુ કરશે

વૈંકેયા નાયડુએ જૈશે મહંમદના વડા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કરવાના રાષ્ટ્રસંઘ પ્રતિબંધ સંસ્થાના નિર્ણયને આવકાર્યો છે ટ્વીટર સંદેશામાં શ્રી નાયડુએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશોની પ્રશંસા કરી કે તેમણે આ મુદ્દે ગંભીરતાથી કાર્યવાહી કરી ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે આતંકવાદનો સામનો કરવા માટે દરેક વખતે બધા દેશોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે જેથી આતંકવાદી ગુનાઓ કરનારને સજા આપી શકાય

વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા દેશભરમાં ઠેર ઠેર જાહેરસભાઓ યોજવામાં આવી રહી છે

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઝારખંડના સિમળગામાં તથા રાજસ્થાનના જયપુરમાં જાહેરસભા કરશે

પી એ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા આજે રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર કરશે ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી મહેશ વર્મા પણ આજે રાયબરેલીમાં પ્રચાર કરવાના છે કેન્દ્રીય મંત્રી શ્રી જે પી

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પ્રતાપગઢ અને લખગઉમાં જાહેરસભા કરશે અત્યાર સુધીમાં ચાર તબક્કાની ચ્રંટણી યોજાઈ ગઈ છે પાંચમા તબક્કાની ચૂંટણી સોમવાર છઠ્ઠી મેએ યોજાવાની છે તેનો જાહેરપ્રચાર શનિવાર સાંજ સુધી કરી શકાશે

સલામતી સૂત્રોએ કહ્યું કે હથિયારધારી આતંકવાદીઓએ ખનયાર વિસ્તારના કાવા મહોલ્લાના પોલીસના ઘરે હુમલો કર્યો હતો પોલીસને શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે

ઓડિશાના દરિયા કિનારાના ગંજામ ગજપતિ ખુર્દા પુરી અને જગતસિંઘપુર કેન્દ્રાપાડા ભદ્રક જાજપુર અને બાલાસોર જિલ્લાઓમાં વાવાઝોડાની અસર થાય તેવી સંભાવના છે

ભારતીય તટરક્ષક જહાજ અને નૌકાદળે રાહત અને બચાવ કાર્ય માટે જહાજ અને હેલિકોપ્ટર તૈયાર રાખ્યા છે ત્રણ રાજ્યોમાં લશ્કર અને વાયુદળના ઘણા વિમાનો તૈયાર રાખવાનું જણાવાયું છે ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાયકે તૈયારીઓની સમીક્ષા કરી અને કહ્યું કે લગભગ આઠ લાખ લોકોને આજ સાંજ સુધીમાં સુરક્ષિત સ્થળો પર ખસેડાશે વિશેષ રાહત કમિશનર બી

વિવિધ સ્થળો પર એક લાખ સુકા ખાદ્ય પદાર્થોના પેકેટ તૈયાર કરાઈ રહ્યા છે બધા ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ તથા પોલીસની રજા રદ કરવામાં આવી છે

આજથી ત્રણ દિવસ માટે શૈક્ષણિક સંકુલોને બંધ રાખવા જણાવાયું છે કેન્દ્રએ વાવાઝોડાના રસ્તામાં આવતા વિસ્તારના લોકોને તે વિસ્તાર ખાલી કરવા માટે તમામ જરૂરી ઉપાય કરવાના નિર્દેશ આપ્યા છે

સિન્હાએ ગઈકાલે દિલ્હીમાં રાષ્ટ્રીય આપત્તિ બચાવ દળ સમિતિ એનસીએમસીની બેઠકમાં વાવાઝોડાથી ઉભી થયેલી પરિસ્થિતિથી બચવ માટે કેન્દ્ર અને રાજ્યની સંલગ્ન એજન્સીઓની તેયારીની સમીક્ષા કરી શ્રી સિન્હાએ કહ્યું કે ભોજન પીવાનું પાણી અને દવાઓ જેવી જરૂરી વસ્તુ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવી જોઈએ

ઓડીશા આંધ્ર અને પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાની અસરના કારણે આ પગલું લેવામાં આવ્યું છે રેલવેની યાદી અનુસાર મુસાફરોને ટિકિટના પૂરા પૈસા પરત કરાશે ત્રણ દિવસમાં આ રીફંડ મેળવી લેવાનું રહેશે રદ કરાયેલી ટ્રેનોમાં હાવરા ચેન્નાઈ એક્સપ્રેસ પટણા એર્નાકૂલમ એક્સપ્રેસ નવી દિલ્હી ભુવનેશ્વર એક્સપ્રેસ વગેરેનો સમાવેશ થાય છે રેલવેએ મહત્વનાં રેલવે સ્ટેશનો પર રીફંડ આપવા છૂટા નાણાંની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું છે

ભારતીય વિમાન સેવા સત્તામંડળે વાવાઝોડાને ધ્યાને લઈને તમામ દરિયા કિનારાના વિમાન મથકો માટે એલર્ટ જાહેર કર્યું છે સત્તામંડળના એક અધિકારીએ કહ્યું કે વિમાન મથકોના નિદેશકોને કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક ચોક્કસ સંચાલન પ્રક્રિયાનો અમલ કરવા જણાવ્યું છે

પી એલ ક્રિકેટમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડીયમ પર મુંબઈ અને હેદરાબાદની ટીમ વચ્ચે મેચ રમાશે

હૈદરાબાદની ટીમમાં ડેવિડ વોર્નર અને જોની બેરસ્ટો નથી તો મુંબઈની ટીમમાં અલઝારી જોસફ નથી ગઈ મેચમાં તેણે છ વિકેટ લઈને મુંબઈને જીતાડ્યું હતું

ટોચની ચાર ટીમમાં બંનેએ પોતાનું સ્થાન જમાવ્યું છે બાકીના બે હવે નક્કી થશે

ઈસરો દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર ચંદ્રયાન બે ચંદ્રના દક્ષિણ ધ્રવ પર છઠ્ઠી સપ્ટેમ્બરે પહોંચે તેવું આયોજન છે આ યાનના ત્રણ મોડચુલ છે ઓર્બિટર લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન શક્તિશાળી રોકેટ જી એસ એલ વી માર્ક ત્રણ દ્વારા ચંદ્રયાન બે અવકાશમાં મોકલાશે

શિયાળામાં ભારે હિમવર્ષાના પગલે ચાર મહિનાથી આ રોડ બંધ હતો

તેમણે કહ્યું કે પૂંચ અને શોપિયાંના માર્ગે વૈકલ્પિક વાહન વ્યવહાર ચાલુ રહેશે